ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતે રમતગમત માટે સુવિધા સ્થાપવા અનુકરણીય કાર્ય કર્યું છે તેમણે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યો સાથે સલાહ સૂચન કર્યા પછી નજીકના ભવિષ્યમાં નવી રમતગમત નીતી આવશે

રામ જેઠમલાણીએ યુનાઇટેડ મોરયા અને એનડીએ સરકારોમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવાઓ આપી હતી તેમણે ભારતીય બાર કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી

જેમાં સ્પર્ધક કલાકાર છાત્રો પોતાની સ્પર્ધાત્મક કળા અને કૌશલ્યનું દિવસ દરમિયાન પ્રદર્શન કરશે આયોજનને સર્વાંગી સફળ બનાવવાની પૂર્વ તૈયારીઓનો ધમધમાટ આદિપુર ખાતે આરંભાઇ યૂકથો છે

જે મુખ્ય માર્ગો પરથી પરિક્રમા કરી પરત કોલેજમાં આવશે

માંડવી તાલુકાના ગઢશીશાથી હનીફભાઈ મેમણે આકાશવાણીને જણાવ્યું કે આજે બપોરે એકાદ કલાકમાં જ યારથી પાંચ છંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે ગઢસીસા શેરડી ગંગાપર આશરાની રાજપર ધોકડા અને આજુબાજુ વિસ્તારના ખેડૂતોની જીવાદોરી સમાન શેરડી પાસેનો બન્ન ડેમ ઓગનવાની તૈયારીમાં છે

જેના પગલે ગામનો તળાવ ઓગની ગયો છે

કુદરતની મહેર થતાં એક જ મહિનામાં પરિસ્થિતિ બદલાતા પીવાના પાણીની તંગી મહૃદઅંશે દૂર થઇ છે ગત વર્ષે વરસાદ ન થતાં અછત વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જેના લીધે બન્ની વિસ્તારમાં ઘણા બધા ગામોને ટેન્કરથી પાણી આપવાની ફરજ પડી હતી

ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં સાર્વત્રિક સચરાચર વરસાદને કારણે ટેન્કર બંધ થયા છે

વરસાદને કારણે ક્રવાનાં પાણીની ગુણવત્તામાં પણ સુધારો થયો છે